પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

વધુ નોંધાતા તાજેતરમાં મહત્વના નિર્ણયો લીધા છે રાજ્યમાં કોરોનાના કેસોને વધતા અટકાવવા માટે મહાનગરો સહિત અન્ય શહેરોએ પણ અનેક પગલાઓ લીધા છે

કરવામાં આવ્યું છે રાજ્યના આદિજાતીના લોકોના હિતોનું રક્ષણ કરવા ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે અને આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે એક લાખ કરોડ રુપિયાની જોગવાઇ કરી છે

રાજકોટના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એ

સિંહે વિવિધ મોલની મુલાકાત લઇને ચકાસણી હાથ ધરી છે રાજકોટના દરેક મોલમાં માસ્ક સેનેટાઇઝર અને સોશ્યિલ ડિસ્ટન્સની જાળવણી માટે સુચના આપવામાં આવી છે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કુબેર ભંડારી ખાતે ગઇકાલથી અન્નક્ષેત્ર અને ધર્મશાળા બંધ રાખવાને નિર્ણય કરવામાં આવ્યો છે છોટા ઉદેપુરમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાઇ તે માટે સાપ્તાહિક હાટ બજાર સભા સરઘસ અને ધાર્મિક મેળાવળા યોજવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે ભાવનગરમાં સાવચેતીના પગલા રૂપે આજથી શહેરના બાગ બગીયા તથા પાર્ક બંધ રાખવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં હોળીના તમામ મેળાઓ પર જિલ્લા કલેકટર શ્રી વિજય ખરાડીએ પ્રતિબંધ મુક્યો છે શ્રી ખરાડીએ કહ્યું છે કે હોળી ધુળેટીની ઉજવણીમાં મોટા પાયે ભીડ એકત્ર થવાની સંભાવના ધ્યાને રાખીને બંને તહેવારો સાથે યોજાતા પરંપરાગત મેળાઓ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને દાહોદ જિલ્લા કલેકટર વિજય ખાડીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને અને બજારોને સેનેટાઇઝ કરવાનો સમય મળી રહે તે માટે આ રવિવારે સમગ્ર જિલ્લામાં વાણિશ્ર્ય પ્રવૃત્તિઓ બંધ રાખવા પ્રતિબંધ ફરમાવ્યો છે રાજ્યમાં કોરોનાના કેસો પુનઃ વધતા અટકાવવા માટે પાટણ શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી માસ્કની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે પાટણ પોલીસના વડા અક્ષયરાજ મકવાણાએ લોકોને માસ્ક પહેરવા અપીલ કરી દીવમાં પણ વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને પર્યટન સ્થળો બંધ રાખવાનો આદેશ કર્યો છે સંઘ પ્રદેશ દીવમાં આજથી બીયો બગીયાઓ તથા અનેક પર્યટન સ્થળો બંધ કરાયા છે

અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીને કારણે આડઅસર જોવા મળી નથી

તેનું મુખ્ય કારણ ગુજરાતમાં સલામતી રોડ રસ્તા ઔદ્યોગિક નીતિ સ્કીલ્ડ લેબર વીજળી જેવી ઉપલબ્ધતા ખૂબ સરળતાથી મળી રહે છે રાજ્ય વિધાનસભામાં ગઇકાલે અંદાજપત્ર પરના ચર્ચામાં બોલતાં શ્રી સૌરભ પટેલે કહ્યુ હતું કે નિકાસ એ રાજ્યની પરંપરાગત વ્યવસાયિક દ્રઢતા રહી છે

આ પાર્કના નિર્માણ માટે આશરે રૂ

અને આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે એક લાખ કરોડ રુપિયાની જોગવાઇ કરી છે

શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ ગઇકાલે રાજ્ય વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું

મહિલા અને બાળકલ્યાણ રાજયમંત્રી વિભાવરી દવેએ ગઇકાલે વિધાનસભામાં જણાવ્યું હતું કે જે આંગણવાડી બેસવા લાયક ન હોય અને માર્ગ મકાનના કાર્યપાલક ઇજનેર દ્વારા જર્જરીત પ્રમાણીત કરાય તેને જર્જરીત આંગણવાડી ગણવામાં આવે છે